સિંઘ દ્રારા કરવામાં આવ્યો હતો

આ કામગીરીની વિશ્વકક્ષાએ નોંધ લેવામાં આવી છે

આરતીબેન ભદ્દ મેડીકલ કોલેજ કેન્દ્ર સરકારે દેશના તમામ જિલ્લામાં એક એક મેડીકલ કોલેજ અંગે હાથ ધરેલા અભિયાનના ભાગરૂપે ગુજરાતને પણ પાંચ મેડીકલ કોલેજ ફાળવી છે જેના પગલે ગુજરાત સરકારે પોરબંદરરાજપીપળા અને નવસારી જિલ્લામાં મેડીકલ કોલેજની દરખાસ્ત મુકી છે બાકીની બે કોલેજ કયા જિલ્લામાં શરૂ કરવી તેની પસંદગી ટુંક સમયમાં થશે એમ નાથબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતું આરતીબેન ભદ્દ ઓક્ટોમ્બર પગાર રાજય સરકારના કર્મચારીઓ અધિકારીઓ તેમજ પેન્સન મેળવનાર વર્ગ આગામી દિવાળીના તહેવારોને ઉત્સાહપુર્વક ઉજવણી કરી શકે તે માટે તેઓને ઓક્ટોમ્બર માસનો પગાર અન પેન્સન દિવાળી પહેલા ચુકવી દેવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે

જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે આરતીબેન ભદ્દ ડેન્ગ્યુ તાવ જાગુતિ હાલમાં વધી રહેલા ડેન્ગ્યુ તાવ સામે રક્ષણ માટે વિવિધ સ્થળે જાગૃતિ ફેલાવા સાથે જિલ્લા મેલેરીયા શાખા દ્રારા તકેદારીરૂપ પગલા ભરવામાં આવી રહ્યા છે વરસાદ બાદ અદાણી જી

જનરલ હોસ્પિટલમાં બે પોઝીટીવ કેસ આવતા જિલ્લા મેલેરીયા અધિકારી અને ચીફ ઓફિસરની સુચના અનુસાર જી

હોસ્પિટલમાં મેલેરીયા શાખાની ટીમ દ્રારા પાણીની ટાંકી કુંડા વગેરેમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરાયો હતો તેમજ વિવિધ ભાગોમાં બી ટી આઈનો છંટકાવ અને ફોંગીંગની કામગીરી કરવામાં આવી હતી આરતીબેન ભદ્દ ટોલનાકા કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેશ્રી દ્વારા ફોજદારી અધિનિયમ અંતંગત કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ મોખાસામખીયાળી સુરજબારીમાખેલ તેમજ ધાણેટી ટોલ પ્લાઝા ટોલનાકાઓ પરથી પસાર થતા નાના મોટા વાહનોના યાલકોનએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નક્કી કરેલ ટોલ ટેક્ષ યુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમોઅનુસાર મુક્ત મળવાપાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારીએજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવુ વિશેષમાં ઉપરોક્ત ટોલનાકા નજીક આવેલ જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈ બાયપાસ રસ્તો વાહન યાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે

આરતીબેન ભદ્દ દષ્ટિ દિવસની ઉજવણી નલિયાની સરકારી હોસ્પિટલ દ્રારા વિશ્વ દષ્ટિ દિનની ઉજવણી પ્રસંગે નિ શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું

જનરલ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન વિનામુલ્ચે કરી આપવામાં આવશે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી નેત્ર કેમ્પમાં જામર ખીલ સહિતના આંખના રોગનું નિદાન કરવામાં આવ્યુ હતું અને સાથો સાથ આજુબાજુની પ્રાથમિક શાળાના બાળકો માટે આંખની તપાસણી હાથ ધરવામાં આવી હતી